સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ શ્રી મુર્મુએ તેમનું રાજીનામુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી આપ્યુ હતું જેનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો હતો

નાયબ વન સંરક્ષકશ્રી એસએમ

ભુજમાં એસપી કચેરીમાં પોલીસ દળે ગાર્ડ ઓફ ઓનર સાથે સૌરભ સિંઘને આવકાર આપ્યો હતો પંજાબના હોશિયારપુ ર જિલ્લાના વતની એવા આ આઈપીએસ અધિકારી અગાઉ જુનાગઢઆણંદ અને સાબરકાંઠામાં એસપી તરીકે ફરજ નિભાવી યુક્યા છે વિધિવત પદભાર સંભાળતા તેમણે બેઝીક પોલીસીંગ અને પાકિસ્તાન બોર્ડર સાથે જોડાયેલા જિલ્લા તરીકે કચ્છનું જે વ્યુહાત્મક મહત્વછે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રીત રહેશે તેમ જણાવી વર્તમાન કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સીંગ ફરજીયાત માસ્કની અમલવારી પર ભાર મુકાશે તેમ ઉમેર્યુ હતું કલ્પના શાહ જિલ્લામાં વરસાદ ગઈકાલે વીજળીના કડાકા ભડાકા સાથે આવેલા વરૂણદેવ કચ્છના દશમાંથી આઠ તાલુકામાં અડધાથી એક ઈંચની શ્રીકાર મહેર કરતા ખેતરોમાં થયેલા વાવેતરને નવજીવન મળ્યુ છે ગઈકાલે આખો દિવસ મેઘાડંબર વચ્ચે અસહ્ય ઉકળાટ બાદ ઢળતી સાંજે ભુજ અને તાલુકાના વિવિધ ગામોમાં જોરદાર ઝાપટા વરસ્યા હતા ત્યારબાદ રાત્રે દશ વાગ્યા બાદ પુર્વ કચ્છથી લઈ પશ્ચિમ કચ્છના વિવિધ તાલુ કાઓમાં વીજળીની ડરામણી ગાજવીજ અને પવનના સુ સવાટા સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો ગત રાત્રે પચ્છ વિસ્તારના ધ્રોબાણાઢંઢીકાળાડુંગર આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે દોઢેક ઈંચ વરસાદ થયો હોવાનું નાના દિનારાથી સમાચાર મિત્ર ફજલ સમાએ ફોન પર જણાવ્યુ હતું તેમણે ઉમેર્યું કે આ વરસાદને પગલે નદીતળાવોમાં નવા નીર આવ્યા છે તો કાળા ડુંગરની તળેટીમાં આવેલ ત્રણ તળાવો ઓગની ગયા છે

મી વરસાદ નોંધાયો હતો